રશિયા સાથેનો આ સોદો કિંમતના ફરક કે મતભેદના કારણે ત્યારે થઈ શક્યો ન હોવાનું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું

ખેડૂતોને આ ખરીદી દરમ્યાન કોઇપણ તકલીફ ન પડે તે માટે ગોડાઉન પર વિડીયોગ્રાફી તેમજ સી સી ટી વી ની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ખરીદી થનાર મગફળીની ગુણવત્તા તેમજ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા મુખ્ય સચિવે સંબંધિતોને સૂચનાઓ આપી છે

મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં તુવેરનું પણ ઉત્પાદન વધુ થયું હોઇ તુવરને પણ ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

શીતલ વૈશ્નવ કેરીનું ઉત્પાદન રણ પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ હવે બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છની કેસર કેરી અને ખારેકની માંગ વિદેશોમાં પણ જોવા મળે છે છેલ્લા ત્રણેક વર્ષથી કેરીની સીઝન દરમિયાન થયેલા માવઠાના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે કચ્છમાં કેરીના ખેડુતોમાં ખુશીનું મોજુ કરી વળ્યું છે આ વર્ષે કેરીના વૃક્ષમાં મોરલાગવાના સમયે માફક હવામાન હોવાથી મોરને નુકશાની પહોંચી નથી

પરંતુ હોળી ધુળેટીના તહેવારો આવતા અને વધુ એક ચાંદની રાત્રીનો લ્હાવો પ્રવાસીઓને મળે તે માટે ચોથી માર્ચ સુધી રણોત્સવને લંબાવવામાં આવ્યોહ તો ત્યારે આવર્ષે રણોત્સવમાં અંદાજે દોઢ લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણના નજારાને માણ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉનાળાનો તાપ શરૂ થવાને કારણે સફેદ રણમાં મીઠું ઓસરવા લાગવાથી હવે રણમાં થોડું ફરવું મુશ્કેલ પણ બનશે તેથી રણોત્સવનું સમાપન થતાની સાથે જ ટેન્ટસીટીનું વિસર્જન શરૂ કરી દેવાયું છે પેલી નવેમ્બરથી શરૂ થયેલ રણોત્સવ ચોથી માર્ચ સુધી ચાલ્યો ત્યારે આ વર્ષનો રણોત્સવ સોથી લાંબો રણોત્સવ કહી શકાય